કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકાર રાષ્ટ્રીય સુરક્ષા આત્મનિર્ભરતા અને સામાજીક કલ્યાણ પ્રત્યે પ્રતિબધ્ધ છે ક્રષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે ખેડૂતો ક્રષિ ધારાઓ પાછા ખેંચવાના મુદ્દા સિવાય સરકાર સમક્ષ અન્ય માગણીઓ રજૂ કરી શકે છે આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ થશે

ત્રણમાંથી બે વ્યક્તિઓને સારવાર બાદ રજા અપાઈ છે જ્યારે એક વ્યક્તિની તબિયત સ્થિર છે તેમણે ઉમેર્યું કે આડઅસરમાં મોટેભાગે તાવ માથાનો દુઃખાવો અને ઉબકા જેવા સામાન્ય લક્ષણો જોવા મબ્યા છે તેમણે કહ્યું કે આડઅસર જોવા મળે તેવા દર્દીઓને તુરંત દાખલ કરવા તથા તેના કારણોની વ્યવસ્થિત તપાસ માટે પ્રોટોકોલ નક્કી કરાયા છે તેમણે કહ્યું કે રસીકરણ કાર્યક્રમની પ્રગતિ તથા તેમાં નડતી સમસ્યાઓ અંગે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સમીક્ષા બેઠકો યોજવામાં આવી છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

કર્ણાટકના બાલાગાવીમાં જનસેવક સમાવેશ સંમેલનના સમાપન સત્રને સંબોધતા શ્રી શાહે કહ્યું કે દેશ આજે આત્મનિર્ભર અભિયાન દ્વારા સ્વ નિર્ભરતાનો લક્ષ્ય હાંસલ કરવા કાર્ય કરી રહ્યું છે તેમણે કહ્યું કે પાકિસ્તાન જે ભાષા સમજે છે તે ભાષામાં તેને જવાબ અપાયો છે સામાજીક કલ્યાણ અંગે તેમણે કહ્યું કે સરકાર ગરીબોને ઘર ગેસ સીલીન્ડર વીજળી શૌચાલય અને નળ દ્વારા પાણી જેવી સુવિધાઓ આપી તેમનું જીવન ધોરણ ઉંચું લાવવાનો પ્રયાસ કરી રહી છે

તેમણે નાગરિકોને ભારતીય ઉત્પાદનો ખરીદી દેશના અર્થતંત્રમાં મદદરૂપ થવા અનુરોધ કર્યો છે

કૃષિ મંત્રાલયે કહ્યું કે લધુત્તમ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી ચાલુ રહેશે